એનડીએના સાંસદો પણ તેમના નેતા તરીકે શ્રી નરેન્દ્ર મોદીને ચૂંટવા માટે બેઠક યોજશે

એનડીએના નેતા તરીકે શ્રી નરેન્દ્ર મોદીને વિધિવત રીતે ચૂંટવા માટે આ બેઠક મળશે આજે સાંજે સંસદના મધ્યખંડમાં મળનારી આ બેઠક પહેલાં ભારતીય જનતા પક્ષના સાંસદોની બેઠક મળશે સાંસદોના નેતા તરીકે ચૂંટાયા પછી શ્રી મોદી ઉપસ્થિત સાંસદોને સંબોધન કરે તેવી ધારણા છે

તેમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી રાજનાથસિંહ સુષ્મા સ્વરાજ નીતીન ગડકરી વગેરે સહિત કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

મૃત્યુ પામેલામાં મોટાભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે પોલીસ વર્તળોના જણાવ્યા અનુસાર તક્ષશીલા એપાર્ટમેન્ટના બીજા માળે આગ ફાટી નીકળી હતી

અને આગને કાબૂમાં લેવા તેમજ આગમાં ફસાયેલાને બચાવવાની કામગીરી શરૂ કરી હતી આગના કારણે દાઝી જનારા અને ડરના માર્યા નીચે કૂદી પડવાના કારણે ઘાયલ થયેલા શહેરની જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતની આ આગ દુર્ઘટના માટે ઉંડું દુખ વ્યક્ત કર્યું છે એક ટ્વીટ સંદેશમાં તેમણે જણાવ્યું છે કે આગને ભોગ બનેલાના દ્રખી કુટુંબો પ્રત્યે તેમની સહાનુભૂતિ છે તેમણે આશા વ્યક્ત કરી છે કે ઘાયલ થયેલા અને દાઝી ગયેલા ઝડપથી સાજા થઈ જશે શ્રી મોદીએ જણાવ્યું છે કે તેમણે આગના બધા અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પુરી પાડવાની ગુજરાત સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને સૂચના આપી છે

ત્યારબાદ આજે સાંજે સંસદના મધ્ય ખંડમાં એનડીએના સાંસદોની બેઠકમાં પણ શ્રી મોદીને નેતા તરીકે ચૂંટીકાઢવામાં આવશે શ્રી મોદી સાંસદોની આ બેઠકને સંબોધન કરશે તેવી પણ ધારણા છે દરમિયાન શ્રી મોદી ગઇકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને મંત્રીમંડળ સહિત પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારીને નવી સરકાર રચાય ત્યાં સુધી કાર્યવાહક પ્રધાનમંત્રી અને મંત્રીમંડળને કામ કરવાનું ચાલુ રાખવા કહ્યું હતું

આ બેઠક બાદ શ્રી મોદીએ મંત્રીમંડળની અન્ય એક બેઠકમાં ભાગ લીધો હતો જેમાં મંત્રીમંડળે પ્રધાનમંત્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો શ્રી મોદીએ પણ મંત્રીમંડળના તેમના સાથીઓની કામગીરીને બિરદાવી હતી અને તેમના પ્રદાનની પ્રશંસા કરી હતી શ્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ ગઇકાલે પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીના નિવાસસ્થાને ગયા હતા અને તેમને મળ્યા હતા લોકસભાની ચૂંટણીઓમાં એનડીએને ભારે જીત મળ્યા પછી આ નેતાઓની પહેલી બેઠક હતી પ્રધાનમંત્રીએ બંને નેતાઓના આશીર્વાદ લીધા હતા એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું છે કે ભાજપની આજની સફળતા શ્રી અડવાણી અને શ્રી જોષી જેવા મહાન નેતાઓએ પક્ષનું ઘડતર કરવા દાયકાઓ સુધી કરેલી જહેમતનું પરિણામ છે નવી સરકારની રચનાની શરૂઆત ચૂંટણી પંચના જાહેરનામાથી થશે

આ જાહેરનામાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળ્યા પછી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થશે દરમિયાન જીતેલા સાંસદોની આખરી યાદી રાષ્ટ્રપતિને સોંપવા માટે ચૂંટણી પંચની બેઠક પણ આજે મળશે પંચના સૂત્રોએ જણાવ્યું છે કે યાદીને આખરી ઓપ અપાયા પછી ત્રણેય ચૂંટણી કમિશનરો મળવા માટે રાષ્ટ્રપતિનો સમય માંગશે

રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યા પછી એકટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે સૂર્ય તેના સમયે અસ્ત પામે છે પરંતુ આપણ કામની ઉજ્જવળના લાખો જીવનમાં ઉજાસ પાથરવાનું ચાલુ રાખશે તેમણે ઉમેર્યું હતું કે નૂતન પ્રભાત રાહ જોઈ રહ્યું છે

રાજસ્થાનના પોખરણમાં સુખોઈ યુદ્ધ વિમાનમાંથી આ બોમ્બનું પરિક્ષણ કરવામાં આવ્યું છે સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે પરિક્ષણ દરમિયાન બોમ્બે નિર્ધારિત અંતરે પહોંચીને ખૂબ ચોક્સાઈ સાથે લક્ષ્યાંકને વિધિ નાખ્યું હતું મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ પરિક્ષણ દરમિયાન તેના તમામ ઉદ્દેશો પાર પડ્યા હતા અને આ બોમ્બ વિવિધ વિસ્ફોટક સામગ્રી વહન કરવા સક્ષમ છે

તેમના બ્રેક્ઝિટ કરાર માટે સંસદ સભ્યોનું સમર્થન ન મેળવી શક્યા બદલ તેમણે આ નિર્ણય લીધો છે સુશ્રી મે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનને બહાર કાઢવા માટે નવી યોજના બનાવવામાં પણ નિષ્ફળ રહ્યા હતા લંડનમા જાહેર કરેલા એક લાગણીશીલ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે બ્રેક્ઝિટ માટે તેમણે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓએ સફળતા મળી નથી બ્રિટનમાં હવે નવા પ્રધાનમંત્રી માટેની સ્પર્ધા શરૂ થશે

આ મંજૂરીનું પ્રમાણ પત્ર ગઇકાલે ચંડીગઢ ખાતેના યુદ્ધવિમાન પરિક્ષણ કેન્દ્ર ખાતે એરકોમોડોર સંજીવ ઘુરેટીયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું સ્વદેશમાં નિર્મિત જૈવિક જેટ ઇંધણ ભારતીય હવાઈ દળના પરિક્ષણમાં સફળ નિવડચું હતું

ભારતીય મુક્કાબાજો પૈકી એમ સી મેરીકોમ શીવ થાપા એલ સરીતાદેવી અને નમન તંવર તેની ફાઈનલ સ્પર્ધાઓમાં સુવર્ણ ચંદ્રક જીત્યા હતા

આ સ્પર્ધામાં મેરીકોમનો આ બીજો સુવર્ણ ચંદ્રક હતો